રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરની ગુજરાત કેન્દ્રિય યુનિવર્સિટીના આજે યોજાનાર પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા તેઓ આજે આઈ આઈ ટી ખડગપુરમાં યોજાનાર પદવીદાન સમારોહમાં સંબોધન કરશે સુક્ષ્મ લધ્ અને મધ્યમ ઉદ્યોગોનાં મંત્રી નીતીન ગડકરીએ ગુજરાત સહિત અઢાર રાજ્યમાં સ્થાપાયેલાં સ્ક્રતિ કલસ્ટરોનું ઉદધાટન કર્યું છે પૂડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ ગઈકાલે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ રાજીનામું આપ્યું છે ભારતે મોન્ટેનેગ્રોમાં યોજાયેલી એડ્રીઆટીક પર્લ બોકસીંગ સ્પર્ધામાં પાંચ સુવર્ણચંદ્રક ત્રણ રજત ચંદ્રક અને બે કાંસ્યચંદ્રકો જીતી લીધા છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે

આસામના ઘેમાજી જિલ્લાના સીલાપથર ખાતે ગઈકાલે આયોજિત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને રાષ્ટ્રને સમર્પિત કરતાં પ્રધાનમંત્રીએ ડિજિટલ રીતે દેશને ઇન્ડિયન ઓઇલના બોંગાઇગાંવ રિફાઇનરી ડિબ્રુગઢના મધુબન ખાતે ઓઇલ ઇન્ડિયા લિમિટેડનું સેકન્ડરી ટેન્ક ફાર્મ અને ગેસ કોમ્પ્રેસર સ્ટેશન મફ્મ તિનસુકિયા ખાતે ડિજિટલ રીતે સમર્પિત કર્યું હતું તેમણે ઘેમાજી એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્વાટન પણ કર્યું અને સુલકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કર્યો આ પ્રસંગે આસામના કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ નાણાંમંત્રી હિંમંતા બિસ્વા સરમા ડિબ્રગઢનાએમપી રામેશ્વર તેલી અને અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું કે આ પ્રોજેક્ટ્સ આસામના યુવાનો માટે રોજગારની તકો ઉભી કરશે તેમણે કહ્યું કે આસામમાં ઉજ્જવલા યોજના લગભગ સફળ છે

કોવિડનાં લીધે આજનો પદવીદાન સમારંભ વરર્યુઅલી યોજવાનો છે

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક આ પ્રસંગે ઉપસ્થિત રહેશે

પરંપરાગત ઉદ્યોગો અન કારીગરોને કલસ્ટરમાં સંગઠિત કરવા અને તેમની આવક વધારવા માટે કેન્દ્ર પરંપરાગત ઉધોગોને પ્રોત્સાહન માટેનાં ફંડની યોજનાનો અમલ કરી રહ્યું છે

નારાયણસામીએ ગઈકાલે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ રાજીનામું આપ્યું છે

શિવકોલુન્થુએ જાહેરાત કરી કે શ્રી નારાયણસામી વિશ્વાસનો મત જીતવામાં નિષ્ફળ ગયા છે

ઉલ્લેખનિય છે કે લેફ્ટનન્ટ ગર્વનર તમિલિસાઈ સુંદર રાજને નારાયણસામી સરકારને ગઈકાલે પાંચ વાગ્યા સુધીમાં ગૃહમાં બહુમતી પુરવાર કરવાનો આદેશ આપ્યો હતો

અરૂંધતીએ ઉઝબેકીસ્તાનની સાબીનાને જ્યારે યાનુએ યુક્રેઈની મારીના સ્ટોઈકો સામે વિજય મેળવ્યા હતાં

શહેરી આવાસ બાબતોનાં મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે આ સાથે જ અત્યારસુધીમાં એક કરોડ અગિયાર લાખ આવાસોને મંજૂરી અપાઈ છે